અમદાવાદ સહિત સમગ્ર રાજ્યમાં સાંજે ભાંય વાગે લોકોએ કોરોના વાયરસની સેવામાં કાર્યરત લોકોની સેવાને બિરદાવતા ઘંટ શંખ અને તાળીઓથી અભિવાદન કર્યુ

કરફયુ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ કરેલી જાહેર અપીલને સજજડ પ્રતિસાદ મળ્યો છે અને સમગ્ર દેશમાં જનતા કરફથુનો અમલ ચાલી રહયો છે

પ્રધાનમંત્રીએ કહયું હતું કે આ પગલું કોવીડના પડકારને પહોંચી વળવા મહત્વનું બની રહેશે લોકો સ્વૈચ્છાએ આ નિર્ણથ કરશે તો રોગયાળો કેલાતો રોકી શકાશે શ્રી મોદીએ ડોકટર નર્સ હોસ્પિટલ સ્ટાફ સ્વચ્છતા કર્મયારીઓ મહિલા સેવા કર્મયારીઓ સરકારી તંત્ર પોલીસ પત્રકારો અને પરીવહન સાથે જોડાયેલા સૌ પ્રત્યે આભારની લાગણી વ્યકત કરી હતી શ્રી મોદીએ પ્રવાસીઓને પણ જયાં હોય ત્યાં જ રોકાઇ જવા અને ટ્રેન કે બસમાં મુસાફરી ન કરવા જણાવ્યું હતું તેમણે આરોગ્ય સાથે ચેડા કરીને કોઇપણ પ્રવાસ ન કરવા અને સમગ્ર કુટુંબને જોખમમાં ન મુકવા જણાવ્યું છે પ્રધાનમંત્રીએ મોટા શહેરોમાંથી ગામડા તરફ જઇ રહેલા લોકોના અહેવાલ સંદર્ભમાં ટવીટર પર ખાસ અપીલ કરી હતી આજે સવારથી જ તમામ રાજ્યોમાં નાના મોટા નગરો તથા ગ્રામીણ વિસ્તારોમાં સવારે સાત વાગ્યાથી જ જનતા કરફથુ અમલી બન્યો છે અને તે રાત્રે નવ વાગ્યા સુધી યાલુ રહેશે સાંજે પાંચ વાગે લોકોએ ઘરની બહાર આવીને થાળી કે ઘંટ વગાડીને કે શંખ કૃકીને તબીબી વર્ગ પ્રત્યે આભારની લાગણી દર્શાવી હતી

જેમાં અમદાવાદમાં સાત સુરતમાં ત્રણ રાજકોટમાં એક વડોદરા અને ગાંધીનગરમાં ત્રણ ત્રણ જયારે કચ્છમાં એક કેસ નોધાયો છે આજે સમગ્ર રાજ્યમાં પાંચ નવા પોઝીટીવ કેસ નોંધાયા છે

તેઓને પહેલાથી અનેક બિમારીઓ હતી મુખ્યમંત્રી કોરોના વાથરસના સંક્રમણની શ્રુખંલાને તોડવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને ધ્યાનમાં રાખીને આજે રાજથ સહિત સમગ્ર દેશમાં સ્વૈચ્છિક જનતા કરફર્યુનો જડબેસલાક પાલન થઇ રહયું છે

આ એક સ્વૈચ્છિક અભિથાન છે જે સવારે સાત વાગે શરૂ થથું હતું અને રાત્રે નવ વાગે પુર્ણ થશે આ સમયગાળા દરમિયાન સાર્વજનિક વાહન વ્યવહાર બીજઆરટીએસ એએમટીએસ અને એસ ટી સેવા બંધ રાખવામાં આવી છે લોકોએ આખો દિવસ ઘરમાં રહેવાનું પસંદ કર્યું હતું અમદાવાદ સહિત રાજયમાં સર્વત્ર જનતા કરર્કથુનો કારણે રસ્તાઓ સુમસામ જોવા મળ્યા હતા બજારો પણ સંપુર્ણ પણે બંધ રહયાં હતા જીલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ જનતા કરર્કથ્યને પ્રતિસાદ મળ્યો છે મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ કોરોના વાયરસના સુરક્ષાત્મક પ્રતિસાદ માટે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ આપેલા દેશવ્યાપી જનતા કરર્ર્યુના આહવાનમાં ગુજરાતની જનતા જર્નાદળના મળેલાસહયોગ માટે આભાર વ્યકત કર્યો છે દરમિયાન કોરોના વાયરસના રોગયાળાનો ફેલાવો અટકાવવા તથા તેને સંબંધિત કામગીરીમાં જોડાયેલા સેવાકર્મીઓ સરકારી કર્મયારીઓ અધિકારીઓ પોલીસ કર્મયારીઓ તબીબી કર્મયારીઓ અન્ય લોકોની સેવા પરાકાસ્ટાને તાળીયો પાડીને થાળી વગાડીને ઘંટડી વગાડીને બિરદાવવા અને તેમની સેવાને સલામી આપવા મુખ્યમંત્રીએ અભિવાદન કર્યુ હતું

ટેકસી કેબ પ્રતિબધ્ધ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આગામી રપ માર્ચ સુધી પેસેન્જર બસ સેવાઓ ટેક્ષી કેબ મેક્ષી કેબના સચાલન ઉપર પ્રતિબધ મુકથો છે આ પ્રતિબંધ માલ વાહનો અંગત વપરાશના વાહનો આવશ્યક સેવાઓ માટેના વાહનો તેમજ સરકારી વાહનો અને કોરોના ચેપ નિયત્રણની કામગીરી સાથે સંકળાયેલા વાહનોને લાગુ પડશે નહી

મોર્મિંગ વોકમાં જનારા લોકોએ પણ જવાનું ટાળ્યું હતું વડાપ્રધાને જનતા કરફ્યુની કરેલી અપિલના પગલે નવસારીના લોકોએ ઘરમાંજ રહીને જનતા કરફ્યુને સફળ બનાવ્યો હતો

સમગ્ર ભાવનગરના હાર્દસમા વિસ્તારો જેવા કે પીરછલ્લા બસ સ્ટેશન કાળીયાબીડ ઘોઘા ગેઇટ ચિત્રા નિર્મળ નગર વાઘાવાડી રોડ પરીમલ ચોક પર સવારના અગીયાર કલાકની આસપાસનો માહોલ જાણે બપોરના બે કલાક થયા હોય તેવો લાગતો હતો સવારથી લોકોના ઘરમાં ટીવી અને સોશિયલ મીડીયાના માધ્યમથી ખબરો આવતા લોકોને મનોમન પોતે આપેલ સહકાર સાચો છે તેવી આત્મ ગૌરવ પણ થતો હતો

ગાંધીનગર લોક આઉટ ગાંધીનગર મહાનગરમાં કોરોનાના ત્રણ પોઝીટીવ કેસ નોધાતા સાવચેતીના પગલારૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ગાંધીનગર મહાનગરપાલિકાને પણ આજથી રપમી માર્ય સુધી લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે